મુખ્ય સચિવોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ બાબતમાં વ્યક્તિગત રૂપે દખલ કરે અને યોગ્ય વ્યવસ્થા લાગુ પડે તેની ખાતરી કરવા સંબંધિત વિભાગો અને જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવે મહારાષ્ટ્ર બિલ્ડીંગ મહારાષ્ટ્રના મહાડમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં દસ જણાનાં દટાઈ જવાથી મોત થયાં છે એનડીઆરએફ દ્વારા આજે બપોરે સ્થળ પરથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે મહારાષ્ટ્રના મહાડ જિલ્લામાં પાંચ માળનું મકાન તૂટી પડયું હતું શોધખોળ અને બચાવ કામગીરી ચાલુ છે કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ડોગ સ્કવોડ્સ અને હેવી ડ્યુટી ખોદકામ કરનાર મશીનોનો ઉપયોગ કરીને એનડીઆરએફ અને સ્થાનિક પોલીસ સતત પ્રયાસ કરી રહ્યા છે આ સ્થળ પરથી અત્યાર સુધીમાં આઠ લોકોને બયાવી લેવામાં આવ્યા છે બિલ્ડિંગ પીએમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મહાડમાં મકાન ધરાશાયી થવા અંગે દુખ વ્યક્ત કર્યું છે ટ્વીટર પર શ્રી મોદીએ કહ્યું કે સ્થાનિક સત્તાવાળાઓ અને એનડીઆરએફ ટીમ દુર્ઘટના સ્થળે છે અને તમામ શક્ય સહાય પૂરી પાડે છે તેમણે મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી છે પીએમ ડોમ કિંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીના રાજવી જગદીશ ચૌધરીના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે તેમણે કહ્યું કે શ્રી ચૌધરી કાશીની સમૃદ્ધ સંસ્કૃતિના કદર વિશ્વાસ અને શહેરમાં સનાતન પરંપરાના સક્રિય ભાગીદાર હતા શ્રી મોદીએ સામાજિક સમરસતા માટેના તેમના કાર્યોને પણ યાદ કર્યા તેમણે સ્વર્ગસ્થ આત્માને શાંતિ અને તેમના પરિવારને નુકસાન સફન કરવા શક્તિ માટે પ્રાર્થના કરી શિપિંગ ક્ષ્ કેન્દ્રિય જહાજ બાબતોના મંત્રાલયે ભારતીય બંદરો પર અને વિમાન મથકો પર એક લાખથી વધુ જહાજ કર્મચારીઓને સુવિધા આપી છે તે વિશ્વમાં સૌથી વધુ સંખ્યા છે જહાજના સભ્યોમાંથી કોઈ એકને બીજા સાથે બદલવામાં અને તેમાં વહાણો પર સાઇન ઇન અને સાઇન ઑફ કરવામાં આવે છે મંત્રાલયે કહ્યું કે કોરોના રોગયાળાને કારણે દરિયાઇ ક્ષેત્ર સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રોમાં છે તે હોવા છતાં તમામ ભારતીય બંદરો કાર્યરત હતા અને રોગયાળા દરમ્યાન આવશ્યક સેવાઓ પ્રદાન કરતા હતા જહાજ બાબતોના મંત્રી મનસુખ માંડવીયાએ દરિયાઇ મુસાફરોની સુવિધા માટે મજબૂત ફરિયાદ નિવારણ પદ્ધતિ અપનાવવા પર ભાર મૂક્યો હતો

જહાજ બાબતોના મહાનિયામક અમિત કુમારે જણાવ્યું કે રોગયાળાની પરિસ્થિતિ દરમિયાન દરિયાઇ પરિવહનને ટકાવી રાખવા પ્રવાસ માટે મુસાફરી માટે જરૂરી વિવિધ પ્રમાણપત્રોના વિસ્તરણ અને ઑનલાઇન ઇ પાસ સુવિધા જેવી વિવિધ પહેલ કરી છે

સ્પીકર પી ધનપાલે આ ઘટનાને ગૃહની સમિતિને મોકલી હતી જો કે હાઈકોર્ટ દ્વારા તેની પર મનાઈ ફરમાવવામાં આવી હતી સુનાવણી દરમિયાન બે ધારાસભ્યો મૃત્યુ પામ્યા હતા મુખ્ય ન્યાયાધીશ એ પી સાહીની બેંચે આજે પોતાના યુકાદામાં શો કોઝ નોટિસને બાજુએ મૂકી દીધી છે જો કે અદાલતે જણાવ્યુ છે કે ધારાસભ્યો સામેની કાર્યવાહી વિશેષાધિકારના ભંગ સમાન લાગે તો સમિતિ આ મુદ્દે ફરીથી વિચાર કરવા માટે સ્વતંત્ર છે

રાત્રિના સમયે મુસાફરી બંધ રહેશે અને અત્યારે માતા ભવન ખાતે ભક્તોના રોકાણ પર પ્રતિબંધ છે વળી ભક્તોને પણ સવારની આરતીમાં હાજર રહેવા દેવામાં આવશે નહીં

કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જણાવ્યું કે વિવિધ ક્ષેત્રોમાં એકંદર પરિણામલક્ષી કામગીરીના ક્ષેત્રોને ઓળખવા માટે એવોર્ડની અવધિ વધારવામાં આવી છે જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન દ્વારા લોકોની ચળવળને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા કલેક્ટરોના ફાળાને એવોર્ડ માટે માન્ય ગણવામાં આવ્યો છે મંત્રાલયે કહ્યું કે એવોર્ડમાં નમામી ગંગે કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના અધિકારીઓના પ્રયત્નોને આવરી લેવાશે

કાશ્મીર ખીણને દેશના બાકીના ભાગ સાથે જોડતો એક માત્ર માર્ગ આજે વહેલી સવારે બંધ કરાયો હતો

ઉધારપુર અને કાઝીગુંડ ખાતે વાહનોની અવરજવર તુરંત બંધ કરી દેવામાં આવી હતી અને સો વાહનો મોટે ભાગે જરૂરી ચીજવસ્તુઓ વહન કરનારાઓ અવરોધિત સ્થળના બંને છેડે અટવાઈ ગયા છે કાટમાળને સાફ કરવા અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ટ્રાફિકને યાલુ કરવા કામગીરી હાથ ધરાઇ છે સીઆઈઆઈ નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું છે કે કોવિડની પરિસ્થિતિએ દેશમાં સરકાર નિયમનકારો અને ઉદ્યોગ વચ્ચે અનુકરણીય સહકાર સ્થાપિત કરવા માટે એક અનોખી તક પૂરી પાડે છે ભારતીય ઉદ્યોગ સંઘ દ્વારા આયોજીત ઓનલાઈન સમારંભ દરમિયાન ઉદ્યોગપતિઓ અને અન્ય સહભાગીઓના સમ્મેલનને સંબોધન કરતાં સુશ્રી સીતારમણે ભારપૂર્વક જણાવ્યું કે કોવિડની પરિસ્થિતિને પહોંચી વળવા માટે કરવામાં આવતી દરેક જાહેરાત માળખાકીય સુધારાના ભાગ રૂપે છે